પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે ભારત બંધના એલાનને ગુજરાતમાં કંગાળ પ્રતિસાદ મળ્યો તો કાયદો વ્યવસ્થામાં વિક્ષેપ રોકવા પોલીસે રાજકીય કાર્યકરોની ઠેર ઠેર અટકાયત કરી કોરોના વેક્સિનના ઉત્પાદન અને વિતરણની વિરાટ વ્યવસ્થા દેશભરમાં ગોઠવાઈ ચૂકી હોવાનું કેન્દ્રના આરોગ્ય સચિવે જણાવ્યુ

અનેક ગામ શહેરમાં સ્વેચ્છાએ ખુલેલા બજાર બંધ કરાવવા નીકળેલા તત્વો સાથે તંત્રચે કડક હાથે કામ લઈ અનેકની અટકાયત કરી છે વિરોધ પક્ષના નેતા પરેશ ધાના ણી સહિત કોંગ્રેસના અનેક ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં વેપાર ધંધાને કોઈ અસર દેખાઈ નથી તો જનજીવન પણ રાબેતા મુજબ યાલતું રહ્યું હતું અલબત કાયદો વ્યવસ્થામાં વિક્ષેપનો પ્રયત્ન કરનાર રાજકીય કાર્યકરોને પોલીસ તંત્રએ ઠેર ઠેર નાકામિયાબ બનાવ્યા હોવાના અહેવાલ છે વડોદરા શહેર અને જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ મબ્યો હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે વડોદરામાં વેપારી મંડળોએ બજાર ખુલ્લા રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ કોંગ્રેસના કાર્યકરો એ હાઇવે ઉપર ટ્રાફિક જામ કરવાનો પ્રયત્ન કરતાં પોલિસે તેમની અટકાયત કરી હતી રાજકોટ માં બજાર બંધ કરવાવા માટે અરાજકતા ફેલાવી શકે તેવા તત્વોને પોલીસે વહેલી સવારથી જ અટકાયતમાં લઈ ઘર્ષણ ટાબ્યું હતું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 નવસારી ચિખલી અને બીલીમોરામાં પણ કોંગ્રેસ કાર્યકરોને પોલીસે પકડીને વેપારીઓ ભય વગર દુકાનો ખુલ્લી રાખી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી

તેમણે ઉમેર્યું વેક્સિનનું સંશોધન કરતાં વૈજ્ઞાનિક અને ઉત્પાદકો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધા સંપર્કમાં છે અને સફળતા વહેલી તકે હાથ લાગે તેવી કોશિશ કરી રહ્યા છે કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું જણાવતા તેમણે ઉમેર્થું કે દુનિયામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં ઉતરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે

ગોધરા કોવિડ વેક્સિન પંચમહાલ જિલ્લામાં કોવિડ વેક્સિનેશનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સૌથી પહેલા કોને કોને રસી મૂકવી પડશે તેની માહિતી એકત્ર કરવાનુ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પંચમહાલ જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ સહિત કોરોના કામગીરી સાથે સંકળાયેલ તેમજ સંક્રમણનું વધુ જોખમ ધરાવતા સરકારી અર્ધ સરકારી ખાનગી કોન્ટ્રાકચ્યુલ કર્મચારીઓના ડેટા એકત્રીકરણ અને ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સૂચના આપી છે કે કોરોના સંક્રમણનું જોખમ ધરાવતી કોઈ વ્યક્તિ નોંધણીમાંથી બાકાત રહી ન જાય

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ઓનલાઇન યોગ સ્નેહ મિલન કાર્યક્રમમાં બોલતા શ્રી માંડવિયાએ ઉમેર્યુ હતું કે પ્રધાનમંત્રી મોદીએ વિકાસની સાથે સ્વાસ્થ્યને જોડવા માટે કરેલી અદભૂત પહેલનો દુનિયામાં જોટો જડે તેમ નથી તેમણે રાજ્યના નાગરિકોને યોગ ક્રિયામાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો

સરહદના ખડીર વિસ્તારમાં બારમાસી પાણીનો કોઈ સ્ત્રોત નહીં હોવાથી ગામતળના કૂવા તળાવ ઊંડા કરવામાં આવ્યા હતા જેમાં વરસાદી પાણીનો વધુ સંગ્રહ થતાં સૂકી ખેતી કરતાં ખેડૂતોને સિંચાઈ મળી છે ભયાઉ તાલુકાના અમરાપર ગામના ખેડૂત નારાણભાઈ આહિર જણાવે છે કે નવેમ્બરમાં પણ પાણી મળી રહેતા જીરાનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે

આ હવાઇ હુમલામાં ગુનર ભક્રેશ્વર પાઠક અને વીરચક્ર વિજેતા એવા લાન્સ હવાલદાર બાલ બહાદુરે દાખવેલી અસામાન્ય બહાદુરી બદલ આ રેજીમેન્ટને સામ્બા વીએવીપી સન્માન એનાયત કરાયું હતું વનબંધુ મહિલાને કીટ વિતરણ ડાંગમાં વઘઇ નજીક કાલીબેલ ખાતે મશરૂમની ખેતી માટે કીટ વિતરણ અને તાલીમ નો કાર્યક્રમ વનબંધુ મહિલાઓ માટે થોજાઈ ગયો જેનું આયોજન નાયબ વન સંરક્ષક અઝિશ્વર વ્યાસના માર્ગદર્શન હેઠળ થયું હતું વન્ય પ્રાણી અભ્યારણ વિસ્તારમાં મશરૂમની ખેતી વડે સ્વરોજગારી અને આજીવિકા સંવર્ધનની કામગીરી ગ્રામીણ બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે

આ સંસ્થા અમેરિકાના ન્યૂજર્સી ખાતે કાર્યરત છે સતત છ વખતથી લોકસભામાં ચૂંટાતા મનસુખભાઇ વસાવાને તેમની સામાજિક રાજકીય અને સમાજના વિકાસમાં ઉમદા રચનાત્મક સેવાકીય કાર્યો બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન કંપનીના ફાઉન્ડર મિહિર બ્રહ્મભદ્દ અને તેમના ડેલીગેસન અને વિશેષ વ્યક્તિઓની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

જે છેલ્લા ઘણા વરસોથી જોવા મળ્યા ન હતા

ઓ વનરાજસિંહના જણાવ્યા મુજબ ગુજરાતમાં ગીરનારધામણમાલ પાવાગઢ તથા છોટા ઉદેપુર જિલ્લાના બાર ગામના પહાડો પર જોવા મળતા હતા હાલમાં ગીધની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે પ્રદુષણ ખોરાકની તંગી અને ઢોરને ડાયક્લોફેનાક નામની દવા જવાબદાર હતી અને ઇગલ ધુવડ અને સમડી જેવા પક્ષીઓ રેટ કીલરથી થતાં ફડ પોઇઝનીંગના કારણે વિનાશના આરે પહોંચેલ છે